પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં ઊંચા પહાડો પર બનેલી વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી છે કેન્દ્ર સરકારે કાપડ ક્ષેત્રે નાણાંકીય સહાય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન તથા કૌશલ્ય વિકાસ જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસની ઘટનાની સીબીઆઈ દ્વારા

સુધીની લોન ઉપર યક્રવૃધ્યિ વ્યાજ લેવામાં આવશે નહીં નોવાક જોકોવીય પેટ્રા ક્વિટોવા અને સોફિયા કેનીન ફેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા આયોજિત ટેક્સટાઈલ ક્ષેત્ર અંગેના આંતરરાષ્ટ્રીય વેબિનારને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કાપડ ક્ષેત્રને અગત્યનું ગણાવ્યું હતું

કાપડ ક્ષેત્ર ભારતમાં નવી તકો તથા વધુ રોજગારી આપનાડું ક્ષેત્ર છે આ ક્ષેત્રે ભારતને આંતરરાષ્રી વય વેપારમાં નવા સંબંધો કેળવવામાં મદદ કરી છે

ટ્વીટર પર તેમણે જણાવ્યું છે કે હાથરસના બનાવના બધા જ પાસાઓની સીબીઆઈ દ્વારા તપાસની તેઓ ભલામણ કરે છે તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજ્ય સરકાર આ બનાવ માટે કસૂરવારોને કડકમાં કડક સજા આપવા કૃતનિશ્પયી છે અગાઉ ઉત્તરપ્રદેશ સરકારે હાથરસના બનાવની તપાસ માટે ખાસ તપાસ ટ્રકડી સીટને સોંપી હતી ગત શુક્રવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસના પોલીસ સુપ્રિટેન્ડન્ટ અને અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવવા માટે સસ્પેન્ડ કર્યા હતા તેમણે આ કેસમાં સંકળાયેલા બધા જ આરોપીઓના નાર્કો એનાલિસીસ પોલીગ્રાફ ટેસ્ટ કરવાનો પણ આદેશ આપ્યો છે

સર્બિયાના નોવાક જોકોવીચે કોલંબિયાના ડેનિયલ ગીલાનને સીધા ત્રણ સેટોમાં પરાજય આપીને સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે મહિલાઓની સિંગલ્સમાં ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ કેનેડાની લેલાહ ફર્નાન્ડીઝને પરાજય આપ્યો હતો જ્યારે સોફિયા કેનીને રોમાનિયાની ઈરાની બારા સામે વિજય મેળવ્યો હતો